ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચેની સાતમી મંત્રણા બેઠક આવતીકાલે નવી દિલ્હીમાં મળશે

આજે ભારતના ઔષધ મહાનિયંત્રક વી જી સોમાણીએ એક પત્રકાર પરીષદમાં આ બંને રસીને મંજુરી આપવાની જાહેરાત કરી ડીસીજીઆઇએ કહ્યું કે બંને રસીઓના આયાતકાલીન ઉપયોગની વિશેષ સમિતિની ભલામણ પછી આ સ્વીકૃતિ આપવામાં આવી છે સાથે જ કેડીલા હેલ્થકેરને ત્રીજા તબકકાની કલીનીકલ ટ્રાયલ હાથ ધરવાની મંજુરી આપવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ સામેની લડત માટે વૈજ્ઞાનિકોના પ્રયાસોને બિરદાવ્યા છે અને વધુ સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે આ પ્રસંગે ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે બંને રસીઓનો ઇમરજન્સી ઉપયોગ એ દરેક ભારતીય માટે ગર્વની બાબત છે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં વૈજ્ઞાનિકોએ સેવા અને કરૂણાની ભાવનાથી સતત કામગીરી કરી તેમની ફરજ બજાવી છે ગૃહમંત્રી અમીત શાહે આ બંને રસીઓને અપાયેલી મંજુરીને એક મોટી ઉપલબ્ધી ગણાવી છે ટવીટ સંદેશામાં તેમણે દેશના આ ગૌરવપુર્ણ ક્ષણ માટે વૈજ્ઞાનીક સમુદાયને અભિનંદન આપ્યા તેમણે કહ્યું કે ભારતમાં બનેલી વેકસીન આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના સ્વપ્નને આગળ ધપાવવામાં મહત્વપુર્ણ પડાવ સાબીત થશે

આ રસી આપણા કોરોના યોધ્ધાઓ માટે મહત્વપુર્ણ છે માર્ગ પરીવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતીન ગડકરીને કહ્યું કે આ આપણા સૌને માટે ગર્વની વાત છે કે જે રસીઓને મંજુરી અપાઇ છે તે સ્વદેશમાં વિકસીત કરવામાં આવેલી છે

આ આયોજન વન નેશન વન ગેસ ગ્રીડની દિશામાં સીમાચિન્હરૂપ છે

તે પ્રતિ દિવસ એક કરોડ વીસ લાખ મેદ્રીક ટન સ્ટાન્ડર્ડ કયુબીક મીટર પરીવહન ક્ષમતા ધરાવે છે તેનાથી એરનાકુલમ થ્રીસુર પાલકકડ મલ્લાપુરમ કોઝીકોડ કન્નૂર અને કાસરગૌડ જીલ્લાઓમાં થઇને કેરળના કોચ્યીમાં તરલ પ્રાદૃતિક ગેસ એલએનજી રેગ્યુલેશન ટર્મીનલથી પ્રાકૃતિક ગેસ પરીવહન કરવામાં આવશે આ યોજના આશરે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઇ છે અને તેનાથી બાર લાખથી વધુ લોકોને રોજગારી મળી

એક ટ્વીટમાં શ્રી કોવિંદે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી તેમણે કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને મદદ માટે કાર્ય કરી રહી છે પ્રધાનમંત્રી મોદીએ એક ટ્વીટમાં આ ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનો માટે શોક વ્યક્ત કર્યો અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે કામના કરી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ આ દુર્ધટના અંગે દુઃખ વ્યકત કર્યુ છે